વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ દેશના જૂદાજૂદા રાજયોમાં ચૂંટણીસભા યોજી રહ્યા છે

આ તબકકામાં આવતીકાલે સાત રાજયોની પટ બેઠકો માટે મતદાન યોજાશે

આવતીકાલે થનારા મતદાનમાં મહત્વના ઉમેદવારો જોઈએ તો કેન્દ્રીય મંત્રીઓ રાધામોહન સિંઘ ડોકટર હર્ષવર્ધન મેનકા ગાંધી નરેન્દ્રસિંહ તોમર કૃષ્ણ પાલ ગુર્જર અને રાવ ઈન્દ્રજીતસિંગનો સમાવેશ થાય છે

ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં રોબર્ટગંજ અને ગાજીપુરમાં ચુંટણી સભાઓમાં સંબોધન કરશે બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મધ્ય પ્રદેશના શાજાપુર ધાર અને ખરગૌનમાં ચુંટણી સભા યોજશે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ આજે ઝારખંડના પાકુરમાં ચુંટણી સભા સંબોધશે

અમેરિકાના એરીઝોના રાજયના મેસા ખાતે આવેલા ઉત્પાદન કેન્દ્રમાં ભારતીય હવાઈ દળના એર માર્સલ એ એસ બુટોલાએ આ હેલીકોપ્ટર સ્વીકાર્યુ હતું

આ હેલીકોપ્ટર ઓપટરો પૈકીનું પહેલો જથ્થો આગામી જુલાઈ માસમાં ભારતને મળી જશે તેવી શકયતા છે

અને પટના વડી અદાલતના એ નિર્ણયને બાજુ પર મૂકી દીધો છે જેમાં તેમને સમાન કામ માટે સમાન વેતનના હકદાર ગણવામાં આવ્યા હતા ન્યાયમૂર્તિ અભય મનોહર સપ્રે અને યુ યુ

સરકારી કર્મચારીઓને અનામતના આધારે વરિષ્ઠતા અને બઢતી આપવાના કર્ણાટક સરકારના ઠરાવની કાયદેસરતાને પડકારતી સર્વોચ્ય અદાલતમાં કરવામાં આવેલી અરજીની સુનાવણી પછી અદાલતની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે ન્યાયમૂર્તિ યુ યુ લલીત અને ડી વાય ચંદ્રયુડની પીઠે જણાવ્યું હતું કે અનામતનો લાભ આપવાથી વહીવટની ક્ષમતાને કોઈ અસર નહી થાય અને ઉત્કૃષ્ઠતાના સિધ્ધાંતને તે અવરોધ રૂપ બને તેમ નથી

ગઈ રાત્રે વિશાખાપટનમમાં રમાયેલી બીજી કવોલીફાયર મેચમાં ચેન્નાઈએ દિલ્હી કેપીટલ્સને છ વિકેટે હરાવીને ફાયનલમાં પ્રવેશ મેળવ્યો હતો

તે અગાઉ ચેન્નાઈના સુકાનીએ ટોસ જીતીને દિલ્હી કેપીટલની ટીમને બેટીંગ લેવા કહયું હતું

તેમાં ઋષભ પંતના પચ્ચીસ બોલમાં આડત્રીસ રન મુખ્ય હતા ચેન્નાઈ વતી બ્રાવો રવિન્દ્ર જાડેજા દિપક ચહર અને હરભજનસિંઘે બે બે વિકેટો ઝડપીને દિલ્હીને છેક સુધી દબાણમાં રાખ્યું હતું

આવતીકાલ સુધી હેલાકાંડીમાં કરફયુ પણ લાદવામાં આવ્યો છે પરિસ્થિતિને કાબુમાં રાખવા વધારાના સુરક્ષા દળોને પણ બોલાવવામાં આવ્યા છે

વરિષ્ઠ પોલીસ અધિકારી અને રાજયના કેટલાક મંત્રીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા ઘટના સ્થળે પહોચ્યા છે

કોણાક મંદિરની મુલાકાત પછી ટુકડીને લાગ્યું કે મંદિરને કોઈ નુકસાન થયું નથી ટુકડીએ જણાવ્યું કે મંદિરની સફાઈ માટે ઉપર બનાવવામાં આવેલા માચડાને વાવાઝોડાથી નુકસાન થયું છે જેને યોગ્ય કરવામાં આવી રહ્યું છે સત્તાવાર યાદી પ્રમાણે મંદિર પરિસરને આગામી બે ત્રણ દિવસમાં લોકો માટે ખોલી દેવાશે અને એક પખવાડિયામાં મંદિરને સામાન્ય સ્થિતિમાં લાવી દેવાશે રાજ્ય સરકારે આ વિશ્વ ધરોહર સ્થળોને વાવાઝોડાથી થયેલા નુકસાનના મૂલ્યાંકન માટે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણની મદદ માંગી હતી

રસ્તા પર દીગ્ડોલ પાસે પડેલા પત્થરો અને ધુળ માટી હટાવ્યા પછી કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડતો આ બારમાસી માર્ગ વાહનો માટે કરી ખુલ્લો કરી શકાયો હતો જો કે સત્તાવાળાઓએ હાલ રસ્તામાં ફસાઈ પડેલા વાહનોની જ અવર જવરની છુટ આપી છે ભુસ્ખલનના કારણે પચ્ચીસો જેટલા મોટર વાહનો અને પાંચસો જેટલી ટ્રકો રસ્તામાં જુદા જુદા સ્થળોએ અટવાઈ પડી હતી